ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતે આ કાર્યશાળાને ગુજરાત પ્રદેશના કિસાનોની ઉન્નતિ માટેનો અભૂતપૂર્વ નિર્ણય ગણાવ્યો હતો રાજ્યપાલશ્રીએ દેશી ગાયના છાણ ગૌ મૂત્ર ગોળ બેસન અને માટીના મિશ્રજ્ઞથી તૈયાર થતું જીવામૂત ચાર દિવસમાં તૈયાર થાય છે તેના લાભ પજ્ઞ દર્શાવ્યા હતા

મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાશ્રીએ પદ્મશ્રી સુભાષ પાલેકર પ્રેરિત આ પ્રાકૃતિક કૃષિ કાર્યશાળાના ગુજરાતમાં આયોજનને રાઇટ જોબ એટ રાઇટ ટાઇમ ગજ્ઞાવી હતી મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે કૃષિ ક્ષેત્રે રાસાયક્ષિક ખાતરોનો ઉપયોગ ઘટાડી પ્રાકૃતિક ખેતી દ્વારા જગતના તાતને વાસ્તવમાં જગતનો તાત બનાવવામાં આ કાર્યશાળા માર્ગદર્શક બનશે નેહલ ઠક્કર વરસાદની આગાહી દક્ષિણ અને ઉત્તર ગુજરાત તથા સૌરાષ્ટ્ર કચ્છમાં ભારે વરસાદ પડવાની આગાહી મેઘરાજાએ સાચી પાડી હોય તેમ સાર્વત્રિક વરસાદના સમાચાર બધેથી આવી રહ્યાં છેઆગામી ત્રજ્ઞ દિવસ ભારેથી અતિ ભારે વરસાદ પડવાની શક્યતા હવામાન ખાતાએ વ્યક્ત કરી છે આખા ગુજરાતના દરિયાકાંઠે ઉંચા મોજા ઉછળવાની આગાહી હોવાથી માછીમારો સહિત તમામને દરિયાથી દૂર રહેવાની ચેતવણી અપાઇ છે

મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીએ પરિષદમાં સ્પષ્ટપણે દિશાનિર્દેશ આપતાં કહ્યું કે રાજ્યમાં સર્વગ્રાહી વિકાસને જ એક માત્ર એજન્ડા તરીકે કેન્દ્રમાં રાખી એસર્ટીવ બનીને પારદર્શીતા ટ્રાન્સપરન્સીથી કાર્યરત થઇ લોકોને વિના વિલંબે યોજનાઓના લાભ મળે ધક્કા ન ખાવા પડે પાઇ પૈસો આપવા ન પડે તેવી ફૂલપુફ સિસ્ટમ જિલ્લાતંત્રો ઊભી કરે મુખ્યમંત્રીશ્રીએ જિલ્લા કક્ષાએથી તંત્ર દ્વારા આપવાની થતી પરવાનગીઓ લાયસન્સ પરમીટ જેવી આવશ્યક બાબતોનું એક લીસ્ટ તૈયાર કરી મહત્તમ સુવિધાઓ ઓન લાઇન કરવાનું સૂચન પણ કર્યુ હતું મુખ્યમંત્રીશ્રીએ કલેકટરો ડી

ઓ ને પ્રેરણા આપતાં કહ્યું કે રૂટિન કામગીરી તો પ્રસ્થાપિત પ્રણાલિ મુજબ થાય છે તેમણે દરેક જિલ્લામાં એક તાલુકાને સ્પેશ્યલ કેસ તરીકે વિશેષ ધ્યાન કેન્દ્રીત કરી વિકાસ કામો અને વિવિધ યોજનાઓમાં અગ્રેસર બનાવવા પણ પ્રેરક આહવાન કર્યુ હતું

યાલુ વર્ષે ભારે વરસાદના પગલે કચ્છ સફેદ રણ ધોરડોમાં ધૂંટણ સુધી પાણી ભરાયા છે આ સાથે જ સફેદ રણમાં અક્ષત દ્રશ્ય સર્જાયું છે પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં થયેલા વરસાદ અને કચ્છમાં થયેલા વરસાદને પગલે કચ્છના રણમાં પાણી ભરાયા હોવાના અહેવાલો પ્રાપ્ત થયા છે ઉપરાંત ધોરડો ટુરીસ્ટ વોચ ટાવર પાસે પણ અદ્વત દ્રશ્ય સર્જાયું છે

બીજી તરફ ભુજ માંડવી રોડ પર આવેલા ખાતરી તળાવ પાસેના રસ્તા પર પાણી ભરાઈ ગયા હતા નેહ્લ ઠક્કર ટપ્પર ડેમ નર્મદા બંધના ઓવરફલો પાણીથી રાજ્યના વિવિધ જળાશય ભરવાના નિર્ણય અંતર્ગત રાજ્ય સરકારે અંજાર તાલુકાનો ટપ્પર ડેમ નર્મદાના પાણીથી ભરી દેવાનો નિર્ણથ કર્યો છે ત્યારે કચ્છ બ્રાંય કેનાલમાંથી તાપ્પારમાં નર્મદાના પાણી ઠલવાઈ રહ્યા છે

ભુજ અને લખપતના વિસ્તારોમાં આરોગ્ય વિભાગની જુદી જુદી ટીમો દ્વારા તકેદારીના ભાગ રૂપે કાર્યવાહી કરવામાં આવી રહી હોવાનું જાણવા મળેલ છે